જેમાં મહિલાઓને પ્રેરણા આપી શકે તેવા અનુભવો અને કાર્યો દેશની મહિલાઓ શેર કરી શકશે પ્રધાનમંત્રીએ દેશની મહિલાઓને તેમના ઉલ્લેખનીય કાર્યો અને યોગદાન હેશટેગ શી ઇન્સપાયર્સઅસ સાથે શેર કરવા જણાવ્યુ છે

આ નાણામાંથી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે આગામી સમયમાં વિકાસકામો હાથ ધરવામાં આવશે

આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ભુજ સહિતના હવાઈ મથકો ઉપર ચકાસણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને દેખરેખ રાખવામાં આવી રહી છે

હર કામ દેશ કે નામ ની શ્રુંખલા અંતર્ગત મહિલા સપ્તાહ સંદર્ભે આજે મહિલા કૌશલ્ય વર્ધન ક્ષેત્રે કાર્યરત એવા મહિલાની સાથે વાત કરીશું

આ સ્થાનોના રક્ષણ માટે સરકાર્સ્ધરી તરફથી ગુજરાત પુરાતત્વીય અધિકારીશ્રીની કચ્છ વર્તુળ ઓફીસ હતી જે હાલ ઘણો સમયથી બંધ જેવી હાલતમાં છે તે વિષે કચ્છ ઈતિહાસ પરિષદ સંસ્થાએ કલેક્ટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરી હતી કેરા શિવ મંદિર પુંઅરેશ્વર શિવ મંદિર અંજાર ભરેશ્વર મહાદેવ મંદિરભુજનો રામકુંડ અબ્દાસનો મણિયારો ગઢ વગેરે જેવા સમૃદ્ધ વારસા આપણને મળેલ છે જે કચ્છના પ્રવાસનમાં પણ અગ્રેસર છે તેની યોગ્ય માવજત થતી નથી તે થાય તે માટે જરૂરી પગલા લેવા કલેકટરશ્રીને રૂબરૂમાં ભલામણ કરેલી હતી